ભારતે અન્ય બ્રિકસ દેશો સાથે બધા જ દેશોને કહ્યું છે કે પોતાની ભૂમિ પરથી આતંકવાદી જુથો કે આતંકી પ્રવૃતિઓ માટે નાણાં સહાય આપવાનું બંધ કરે રમતગમત મંત્રી કિરણ રીજીજુએ સિંગાપોરથી આવેલી વિશેષ ઓલમ્પિક મશાલનું સ્વાગત કર્યુ છે

આ ઉજવણી દરમિયાન દિલ્હીથી શરૂ થયેલી વિજય જયોત કારગીલ યુધ્ધ સ્મારક ખાતેની અમરજયોતીમાં વિલિન કરાઈ હતી આ વર્ષની ઉજવણીનો મધ્યવર્તી વિચાર છે ધ્યાદ કરો પ્રેરણા મેળવો અને પુનર્જીવીત કરો કારગીલ વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંરક્ષણ મંત્રી વગેરેએ શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આગેવાની લીધી હતી

ભારતીય જનતા પક્ષના મુખ્ય મથક ખાતે ગઈ કાલે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેતી વખતે શ્રી રાજનાથસિંહે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહયું હતું કે શહિદોના માતા પિતાને લખાનારા આ પત્રમાં સરકાર આ બહાદુર સૈનિકો આપણી સરહદે કેવા વિકટ સંજાગોમાં સેવા બજાવી રહ્યાં છે તેની વિગતો આપશે અને સૈનિકોની વીરતા અને શહિદીને લીધે દેશ સલામત અને ગર્વ અનુભવી રહથો છે તેની પણ વિગતો આપશે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડૃચે જણાવ્યું હતું કે શ્રી મોદીની આગેવાની હેઠળ દેશ સલામત છે

વીકોર્ટ ડોટ જીઓવી ડોટ ઈન નામના આ પોર્ટલનો શુભારંભ સર્વોચ્ય અદાલતના પુર્વ ન્યાયાધીશ મદન બી લોકુરે તીસફજારી અદાલતમાં કર્યો હતો

આ માટે અદાલતમાં આવવાની જરૂર નહી પડે ન્યાયાધીશ લોકુરે કહયું કે બાદમાં આ સેવા અન્ય બાબતોમાં પણ લાવી શકાય છે તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે દેશની અન્ય અદાલતો પણ આનુ અનુકરણ કરશે દિલ્ફી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને અન્ય ન્યાયાધીશો સહિત પોલીસ કમિશ્નર અમુલ્ય પટનાયક પણ આ પ્રસંગે હાજર રહયા હતા

વિધાનસભા ગૃહે તેર મહત્વના વિધેયકોને પણ મંજુરી આપી હતી

વિધાનસભાના અધ્યક્ષ હૃદય નારાયણ દિક્ષિતે ગુહનું કામકાજ સરળતાથી યાલે તે માટે સહકાર આપવા બદલ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો

વેંકૈયા નાયડુને પત્ર લખવામાં આવ્યું છે જેમાં સંસદમાં કથિત રૂપે સંસદીય તપાસ વગર કે જલ્દીથી વિઘેયક પસાર કરવા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આ પત્ર પર ફસ્તાક્ષર કરવા વાળા પક્ષોમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બહ્જન સમાજ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ તેલુગુ દેશમ પાર્ટી અને ડાબેરી પક્ષોના સભ્યો સામેલ છે પત્રમાં આ સાંસદોએ જણાવ્યું કે કાયદા બનાવવાની જે મૂળ બંધારણીય અને સ્વસ્થ પરંપરાને નજરઅંદાજ કરવામાં આવે છે આ પક્ષોએ શ્રી નાયડુને આ બાબતે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે

બ્રાઝીલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફિકાએ બ્રાઝીલના રીયો ડી જેનેરીયોમાં બ્રિકસ વિદેશ મંત્રીઓની બેઠક દરમ્યાન બધા જ પ્રકારના ત્રાસવાદની ટીકા કરી હતી બ્રિકસ રાષ્ટ્રોએ સંયુકત રાષ્ટ્રને ત્રાસવાદને નાથવા ઠોસ આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવાનું આહવાન કર્યુ છે ભારતનું પ્રતિનિધિત્વ સડક પરીવહન અને રાજમાર્ગ રાજય મત્રી વી કે સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું બ્રિકસ દેશોએ આતંકવાદને રોકવા અને સરફદ પરના આતંકવાદનો મુકાબલો કરવા તત્પર દેશો અને તેમની બધી સંસ્થાઓને પ્રાથમિકતા આપી છે

શ્રી મોદી આગામી સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે જવાના છે ત્યારે બાવીસમી સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમ ખાતે આ શિખર સંમેલન યોજાશે અમેરીકા ખાતેની સ્વૈચ્છિક સંસ્થા ટેકસાસ ઈન્કિયા ફોરમ ધ્વારા યોજાનારા ફાવડી મોદીઆ સંમેલનમાં પચાસ ફજાર જેટલા લોકો ભાગ લેશે તેવી ધારણા છે

ટી પર મોટો દંડ લગાવવાના બ્રિટિશ નિયામકના પગલા બદલ મોસ્કોમાં સક્રિય બ્રિટિશ મીડિયા પર દંડ લગાવવાની ધમકી આપી છે રશિયન વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું છે કે રશિયામાં કામ કરતા બ્રિટિશ મીડિયાને બ્રિટન દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીના પરિણામોનો સામનો કરવાની તૈયારી રાખવી જાઈએ